તે બદલ ભાજપ વતી ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ ગુજરાતની જનતા એકતા અખંડિતતા અને રાષ્ટ્રવાદને સમર્થન આપનારી છે તે શાંતિપૂર્ણ મતદાનને પરિણામે યથાર્થ સાબિત થયું છે

સીલ થયેલા ઇવીએમને એક માસ સુધી અહી વિધાનસભા વાર ઉભા કરાયેલા સ્ટ્રોંગરૂમ ખાતે સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે

આ બેઠક દરમિયાન રાજકીય પક્ષના મોભીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે મંગળવારે થયેલું મતદાન કોને ફળશે અને કોને નડશે તે બાબતે ચર્ચાઓનો દોર શરૂ થયો છે

દરમિયાન જીલ્લામાં થયેલા મતદાનમાં મહિલા મતદારો કરતા પુડુષોનું મતદાન પ ટકા વધુ નોંધાયું હતું